લક્ષ્મી ભવાનીએ કહ્યું છે કે કોરોનામાં શાળાઓ બંધ થવાને કારણે બાળકોમાં સ્ક્રીન ટાઇમ વધ્યો છે અને તેઓ બહારની દુનિયાથી દૂર થયા છે રાજ્યના છ મહાનગરપાલિકામાં ગઇકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે યૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ યૂક્યું છે

અમારા સંવાદદાતા જણાવે છે કે અમદાવાદના નારણપુરા વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે

અગાઊ ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા

અમારા ગાંધીનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજે ગાંધીનગર જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ નક્કી કરવા અંગે ભાજપા પ્રદેશ મુખ્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યાલી રહી છે જેમાં જવાબદારી સોંપેલાં નિરીક્ષકો આજે ઉમેદવારોની યાદી બોર્ડ સમક્ષ રજૂ કરશે

જ્યારે તાલુકા પંચાયતની સંથલ સીટ માટે કોંગ્રેસનાં બે જ્યારે કડી તાલુકા પંચાયતની આલેદસણ સીટ માટે કોંગ્રેસનાં એક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે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

રાજયમાં હજુ સુધી એક પણ વ્યકિતને કોરોનાની રસીને કારણે ગંભીર આડઅસર થઇ નથી રાજયમાં આજે અમરેલી અરવલ્લી ભરૃચ બોટાદ ડાંગ દેવભૂમિ ધ્વારકા પાટણ પોરબંદર અને તાપી એમ નવ જીલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી

રાજયમાં ગઇકાલે કોરોનાને કારણે અમદાવાદ શહેરમાં એક વ્યકિતનું મોત નિપજયું છે

યુનિસેફ ગુજરાતનાં ચીફ ડો લક્ષ્મી ભવાનીએ જણાવ્યું છે કે શાળાઓ બંધ થવાને કારણે બાળકોમાં સ્ક્રીન ટાઇમ વધ્યો છે આ ઉપરાંત તેઓ બહારની દુનિયાથી દૂર થયા છે જેને કારણે બાળકો સાયબર બુલીઇંગ ઓનલાઇન અબ્યુસ અને સતામણીનો ભોગ બન્યા છે આ ઉપરાંત વધારે સમય સુધી ઓનલાઇન રહેવાને કારણે ઘરની બહાર રમવાની પ્રવૃત્તિ ઘટી છે ઊંઘ ઓછી થઇ રહી છે તેમનામાં ચિંતાના લક્ષણો વધારે જોવામાં આવી રહ્યા છે તેમનામાં અનહેલ્ધી ખોરાક લેવાની પણ ટેવ વિકસી રહી છે

આ સાથે યુવાનો નાણાંકીય રીતે સદ્વર બને તેમનામાં ઉદ્યોગ સાહસિકતાની તકો પણ મળે અમે ઈન્ટરનેટને દરેક વ્યક્તિ માટે એક સુરક્ષિત જગ્યા બનાવવા માટે કટિબદ્ધ છીએ

ની નિમણૂંક કરાઇ છે જે અન્વયે જે તે રાજયના વિવિધ જિલ્લાના તાલુકાઓમાં યણાની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન એન

તંત્ર દ્વારા ખરીદીનો સમયગાળો તા